જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન કરવા અર્થે શિક્ષણ ગુણવત્તા સહાય આપવા માટે તા

વિદ્યાર્થીના પિતા વાલીની આવક રૂ

આ ઉપરંત વિવિધ તાલુકાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા વધારાના વર્ગો શરુ કરવા પણ માંગ કરાઈ છે

જેનું ઉદ્વાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આ રક્ષક વનમાં જુદા જુદા વિભાગો છે જેમાં મુખ્યત્વે સંસ્કૃતિક વન ટુરિસ્ટ પાર્ક વન કુટીર બાળ વાટિકા આરોગ્ય વન ચકલી સંવર્ધન કેન્દ્ર નક્ષત્ર વન સહીત વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે

ત્યારે રજીસ્ટર સ્પીડ પોસ્ટ પાર્સલ મની ઓર્ડર ઉપરાંત નાણાકીય લેવડ દેવળની સેવાઓ જેવી કે એસ બી

ડી

વી પી

એસ સી એમ આઈ એસ સીનીયર સીટીઝન સહિતની સુવિધાઓ માટે કોર સીસ્ટમ હેઠળ આ સેવાઓને આવરી લેવાઈ છે વિશ્વ સ્તરીય ઉચ્ય ટેકનોલોજી અંતર્ગત તૈયાર થયેલા નવા પ્રોગ્રામ માટે કર્મચારીઓને સેવાના પ્રારંભે તાલીમ આપવામાં આવી હતી

જેને પગલે કચ્છને મુંબઈ સાથે જોડતો રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે અને પ્રવીસીઓને હલકી વેઠવી પડે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ એક સપ્તાહ સુધી જીલ્લામાં વરસાદની શક્યતા નથી